ભારતને આશા છે કે શ્રી ટ્રમ્પની ભારતની આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષાની તક મળશે તથા ભારત અમેરિકા વ્યુહાત્મક ભાગીદારીને નવું બળ મળશે

વિવિધ શિવાલયોમાં આરતી પૂજા અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ભુજ તેમજ અંજાર ગાંધીધામ મુન્દ્રા માંડવી ખાતે રવાડી કાઢવામાં આવી હતી ધ્રં ગ ખાતે મેકરણદાદાના તીર્થ ખાતે આજ મેળો યોજાયો છે

માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા આ નિમિત્તે ગાંધીધામ ખાતે પુસ્તક પરબનું આયોજન કરાયું હતું

જે અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા દરેક તાલુકામાં ચાલુ વર્ષે તમાકુ નિયંત્રણ માટે તાલીમ અપાઇ હતી

કચ્છી ગઘેડાની જાત વિશિષ્ટ અને અલગ જ્ઞેવાથી તાજેતરમાં જ નવી દિલ્ફી ખાતે ભારત સરકારની બ્રિડ નોંધણી કમીટીની બેઠકમાં કચ્છી ગધેડાની માન્યતાને મંજૂરી અપાઇ છે સફજીવન સંસ્થા ભુજ પશુપાલન વિભાગ ગાંધીનગર આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ફાથ ધરાયેલા પ્રયાસોને સફળતા મળી છે

એક સમયે કચ્છના કુંભાર અને માલધારી સમુદાય દ્વારા ખૂબ મોટી સંખ્યામાં કચ્છી ગધેડાનો ઉછેર કરાતો ફતો

કચ્છના માટીકામ કરતા કુંભાર કારીગરો માટી અને તૈયાર માટલા ઉપાડવા માટે ગધેડાનો ઉપયોગ કરે છે પચ્છમ અબડાસા લખપતના નાના ખેડૂતો પોતાની ખેતીમાં ખેડ અને આંતરખેડમાં કચ્છી ગધેડાનો ઉપયોગ કરતા જોવા મળે છે

ઓ જી દ્વારા આદિપુરની શાળામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાયબર સુરક્ષા અને નાર્કેટીક્સ ડ્રગ્સ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ફતું આદિપુરની સેન્ટ ઝેવિયર્સ શાળામાં આયોજિત આ કાર્યક્રમમાં કોમ્પ્યુટર મોબાઇલ ટેકનોલોજી સાયબર વિશ્વ સાયબર ક્રાઇમ શું છે તેના પાછળ જવાબદાર તત્ત્વી કોણ ફોઇ શકે તેના પ્રકાર તથા ટેકનોલોજીથી થતા ગુના અંગે સમજ આપવામાં આવી હતી તેમજ તેનાથી બચવાના ઉપાયો વગેરે અંગે માફિતી આપવામાં આવી હતી નશીલા પદાર્થોથી નુકસાન તેનાથી બચવા શું કરવું વગેરે અંગે પ્રેઝન્ટેશન દ્વારા માફિતી આપવામાં આવી હતી